રાષ્ટ્રપતિના આગમનને પગલે દીવ વહીવટીતંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે દીવ કલેક્ટર શ્રીમતી સલૌની રાયે પત્રકાર પરિષદમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદના દીવના પ્રવાસ અંગે વિવિધ કાર્યક્રમોની માહિતી આપી હતી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ જલંધર સર્કિટ હાઉસનું ઉદધાટન કરશે

જેમાં યક્રતીર્થ બીચ પર ખોખરી મેમોરિયલનું અને કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ શો નું ઉદ્વાટનનો સમાવેશ થાય છે દરમિયાન અમારા રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે દીવના પ્રવાસ સંદર્ભ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે રાજકોટ એરપોર્ટ ખાતે ખાસ વિમાનમાં આવશે અને રાજકોટથી તેઓ દીવ જવા રવાના થશે રાજકોટ એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિશ્રીની ટૂંકી મુલાકાત દરમિયાન વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત કરાશે

તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા કરાવશે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ નિમિત્તે આજે દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી કરાશે જે અંતર્ગત પ્રધાનમંત્રી ખેડૂતોના ખાતામાં સહાય રકમ જમા કરાવશે

પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમ્યાન છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ પણ કરશે આ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી અન્ય પહેલ અંગે પોતાના અનુભવો જણાવશે આ પ્રસંગે કેન્દ્રિય ક઼ષિ મંત્રી પણ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે લાભાર્થી ખેડૂતોને છ હજાર રૂપિયા બે બે હજાર રૂપિયાનાં ત્રણ ફપ્તામાં આપવામાં આવે છે આ નાણા લાભાર્થીઓના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યક્રમ મહાત્મા મંદિર ગાંધીનગરમાં યોજાશે

નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ આજ કાર્યક્રમ અંતર્ગત મહેસાણામાં ઉપસ્થિત રહેશે રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ સાંસદો તાલુકા મથકોથી જોડાશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સથી પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનાનો આગામી હપ્તો લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા કરાવશે

મન કી બાત કાર્યક્રમની આ બોત્તેરમી કડી હશે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

વી

માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગઈકાલે વરર્યુઅલ માધ્યમ દ્વારા આયોજીત કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું શ્રી ગડકરીએ કહ્યું કે ફાસ્ટ ટેગ મુસાફરો માટે ઉપયોગી નીવડશે કારણ કે તેમને રોકડ યુકવણી માટે ટોલ પ્લાઝા પર રોકાવાની જરૂર નહીં પડે તેથી સમય અને ઈધણની પણ બચત થશે

યોજનામાં નક્કી કર્યું કે જૂથની રચના થાય નોંધાય એ સાથે જ ખાતામાં પૈસા જમા થાય છે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાથી રાજ્યની સહકારી બેંકો મહિલા સભ્યોની સંખ્યા વધારી શકશે નાના માણસોની મદદ કરી શકશે અને મહિલા જુથોને શૂન્ય ટકા વ્યાજે લોન મળતી થશે શ્રી રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની સમજ અને અમલીકરણ માટેની ગાંધીનગર ખાતે આયોજીત બેઠકમાં સહકારી બેન્કોને નાના માણસોને ધિરાણ આપવા માટે આગળ આવવા હાકલ કરી છે

જેનો લાભ અંદાજિત પાંચ હજાર જેટલા માછીમારો ને થશે મંત્રીશ્રી જવાહર યાવડાએ ગઇકાલે ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સથી મત્સ્યોદ્યોગ ખાતાના લોગોનું અનાવરણ કર્યું હતું

આંતર દેશીય મત્સ્યોદ્યોગનું ઉત્પાદન વધારવા માટે રાજ્યમાં ઉપલબ્ધ જળાશયો ઈજારા ઉપર આપવામાં આવે છે

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી દ્વારા મત્સ્યોદ્યોગ ખાતાના અધિકારીઓને વિવિધ યોજનાઓનું અમલીકરણ તથા મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચી શકે તે અંગેનું માર્ગદર્શન આપ્યુ હતુ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે નાતાલના પાવન પર્વે સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ સૌ ખિસ્તી પરિવારો અને નાગરિકોને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી છે મુખ્યમંત્રીશ્રીએ મેરીક્રિસમસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે પ્રભુ ઇસુના કરૂણા પ્રેમ અને ભાઇચારાની ભાવનાને આત્મસાત કરીને આપણે સૌ આ પર્વની સામાજિક સમરસતા અને સદભાવથી ઉજવણી કરીએ